ગુજરાતની બનાસડેરી દ્વારા દેશમાં સૌ પ્રથમવાર ગોબર ગેસમાંથી સી એન જી બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે

આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો થયો છે

મુખ્યમંત્રી અમરીન્દર સિંહે એક્સાઇઝ વિભાગના છ કર્મી અને છ પોલીસ કર્મીઓને આ કેસના સંદર્ભમાં સસ્પેન્ડ કર્યા છે દરમિયાન એન્ફોર્સમેન્ટ વિભાગે આ દુર્ઘટનાની તપાસ શરૃ કરી છે એન્ફોર્સમેન્ટ વિભાગે આ કેસમાં જેમના નામ હોય તેવા તથા જે આરોપી ગણાવાયા છે તે તમામ લોકોના નાણાંકીય વ્યવહારની તપાસ શરૂ કરી છે

આ લોકો દ્વારા દારૂનો જથ્થો અમૃતસર અને આસપાસના વિસ્તારોમાં મોકલવામાં આવતો હતો

શ્રી પુરીએ ટ્વીટર ઉપર જણાવ્યું છે કે વંદે ભારત મિશન હેઠળ નવ લાખથી વધુ ભારતીયો વિવિધ માર્ગે સ્વદેશ પાછા ફર્યા છે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

સ્વચ્છ ભારત અભિયાનના બીજા તબક્કામાં ઘન કચરો તથા દ્રષિત પાણીના વ્યવસ્થાપન ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે

એન જી બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે બનાસડેરીના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવાનો અને તેમને આત્મ નિર્ભર બનાવવાનો છે

જી નું નિર્માણ થઇ શકશે

એન જી પ્લાન્ટ પરથી નિર્માણ થયેલ સી

નું વેયાણ આગામી એક સપ્તાહમાં શરૂ કરવામાં આવશે રક્ષાબંધન ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને સરકારી બસોમાં મહિલાઓને મફત મુસાફરીની છૂટની જાહેરાત કરી છે જેથી ગરીબ અને નિરાધાર મહિલાઓને તેમના સંબંધીઓની મુલાકાત લેવામાં રાહત મળશે

તેઓ યોગી આદિત્યનાથ સરકારમાં ટેકનીક્લ શિક્ષણ વિભાગના મંત્રી હતા તેઓએ મહિલા અધિકાર અને સશક્તિકરણ માટે હંમેશા પ્રયાસો કર્યા હતા શ્રીલંકા ચૂંટણી શ્રીલંકામાં બુધવારે થનારી સંસદીય ચૂંટણી માટેનો પ્રયાર આજે મધ્યરાત્રિએ પૂરો થશે

સત્તા પક્ષ શ્રીલંકા પીપલ્સ પાર્ટીએ બે તૃત્યાંશ બહ્મતી મેળવવાનો દાવો કર્યો છે જ્યારે વિપક્ષે કોવિડની પરિસ્થિતિ બાદ ઊભા થયેલા આર્થિક પડકારોને પહોંચી વળવાની આશા વ્યક્ત કરી છે બિહાર પૂર બિહારમાં ગંડક બુઢી ગંડક અને બાધમતી નદીઓના જળસ્તરમાં વધારો થતાં પૂરની સ્થિતિ વિકટ બની છે પૂરના પાણી ઘણાં વિસ્તારોમાં ફરી વબ્યા છે પરિસ્થિતિને જોતાં દરભંગા અને સમસ્તીપુર જિલ્લામાં થઈ હાઈએલર્ટ જાહેર કરાયો છે જ્યારે ગોપાલગંજ મધુબની સીમામઢી અને પશ્ચિમ ચંપારણમાં પૂરની પરિસ્થિતિ ગંભીર છે

પૂર્વ મધ્ય રેલવેના દરભંગા સમસ્તીપુર રેલમાર્ગ ઉપર રેલ વ્યવહાર સ્થગિત કરાયો છે જ્યારે રસ્તાઓ તૂટી જતા મુઝફ્ફપુરથી છપરા વચ્ચેનો વાફન વ્યવહાર ખોરવાયો છે

ની ટીમો દ્વારા રાહત બચાવકામગીરી પૂરજોશમાં ચાલી રહી છે

આસામ પૂર આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો થયો છે

તેમણે કહ્યું કે ચીને દક્ષિણ ચીન સમુદ્ર તથા ભારત સાથેની સરહૃદે આક્રમક વલણ અપનાવ્યું છે ચીની નેતાઓ આંતરરાષ્ટ્રીય પ્રતિબધ્ધતાઓ તોડવામાં સહેજે ખચકાટ અનુભવતા નથી એ બાબત હોંગકોંગ રાષ્ટ્રીય સલામતી ધારાની બાબતમાં સ્પષ્ટ થઈ છે શ્રી બોરેલે વધુમાં ચીનના આવા વલણ સામે લોકશાહી વ્યવસ્થામાં માનનારા દેશોએ સહિયારૂ વલણ અપનાવવું જોઈએ હોકી ઓલિમ્પિક ટોકીયો ઓલિમ્પિક રમતો માટેની પૂરૂષો તથા મહિલા હોકી ટીમના સભ્યો માટે બેંગલૂરૂમાં રાષ્ટ્રીયકક્ષાના શિબિરનો મંગળવારથી પ્રારંભ થશે ભારતીય રમત ગમત સત્તામંડળે કર્ણાટક સરકાર દ્વારા વિધિવત્ મંજુરી મળતા શિબિર યોજવાનો નિર્ણય લીધો હતો

શિબિરમાં જોડાનાર દરેક વ્યક્તિએ કોવિડના સંક્રમણને ખાળવા આરોગ્ય તથા ગૃહમંત્રાલયે જાહેર કરેલા નિયમોનું પાલન કરવું પડશે